પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સામે વાંધાજનક ટીપ્પણી દ્વારા અદાલતના અપમાન કેસમાં સર્વોચ્ચ અદાલતે રાહુલ ગાંધીને ફરીથી સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે લોકસભાની પાંચમા તબક્કાની ચૂંટણી માટે ઝંઝાવાતી ચૂંટણીપ્રચાર ભાજપનેતા અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશ અને બિહારમાં તથા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં જાહેરસભાઓ યોજી બળાત્કારના આરોપી આસારામના પુત્ર નારાયણ સાંઇને સાધ્વિ દૂષ્કર્મ કેસમાં સુરતની ફોજદારી અદાલતે આજીવનકેદની સજા ફટકારી વાવાઝોડું ફણી વધુ ઉગ્ર બન્યુ

રાહુલ ગાંધીએ રજૂ કરેલા સોગંદનામામાં દિલગીરી દર્શાવી હતી મુખ્ય ન્યાયાધીશશ્રી રંજન ગોગોઇના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું કે આરોપનામામાં એક તબક્કે તેઓ ભૂલ સ્વીકારે છે અને બીજા મુદ્દામાં આવી કોઇ ટીપ્પણી કર્યાનું સ્વીકારતા નથી અદાલતે છઠ્ઠી મે એ વધુ સુનાવણી રાખી છે રાફેલ અંગે સર્વોચ્ચ અદાલતના ચૂકાદાના સંદર્ભમાં રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીથી અદાલતનો અનાદર થયો હોવા અંગે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ સર્વોચ્ય અદાલતમાં અરજી કરી છે

અને શ્રી ગાંધી તેમાં ડિરેકટર અને સેક્રેટરી હતા

નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં પ્રવકતા સંબિત પાત્રાએ જણાવ્યું કે આમાં કોઇ રાજનીતી નથી અને તેમાં કોઇ રહસ્ય રહેવું ના જોઇએ કોંગ્રેસે જણાવ્યું છે કે ગૃહમંત્રાલય દ્વારા આ અંગેની નોટીસ એ રાજકીય પગલું છે અને તે દ્વારા મુખ્ય મુદ્દાઓથી લોકોનું બીજે ધ્યાન દોરવાનો પ્રયાસ થઇ રહ્યો છે

જુદા જુદા રાજકીય પક્ષોના અગ્રણીઓ વિવિધ સ્થળે રેલી સભાઓ યોજી રહ્યાં છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિરોધપક્ષ ઉપર રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઇ એજન્ડા નહીં હોવાનો આરોપ મૂક્યો છે બિહારના મુઝફફરનગરમાં ચ્રૂંટણી રેલીને સંબોધતાં શ્રી મોદીએ જગ્નાવ્યું હતું કે વિપક્ષોને સર્જીકલ અને હવાઇ હુમલાથી એલર્જી છે

તેઓ આજે બહરાઇચ અને ઉત્તરપ્રદેશના બારાબાંકી ખાતે રેલીઓ સંબોધી હતી બારાબાંકીમાં સંબોધનમાં તેમણે સમાજવાદી અને બહુજન સમાજવાદી પાર્ટીઓ દ્વારા લૂંટ ચલાવાઇ હોવાના આરોપો મૂક્યા હતા બહેરીચમાં તેમણે કહ્યું કે વિકાસલક્ષી એજન્ડા માત્ર ભાજપ જ આપી શકશે

તેમણે કહ્યું કે મોદી સરકારે ત્રાસવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના તિકમગઢ દામોહ તથા પન્નામાં જ્યારે બી એસ પી ના વડા માયાવતીએ ઉત્તરપ્રદેશમાં રેલીઓ યોજી હતી

લોકસભાની સાતમા અને આખરી તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારીપત્રોની આજે ચકાસણી થઇ છે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈના વડપણ હેઠળની બેંચે ગુરૂવારે વ્ધુ સુનાવણી રાખી છે કોંગ્રેસના આસામની સીલ્ચર બેઠકના સાંસદ સુસ્મીતા દેવે સર્વોચ્ચ અદાલતને આ અરજીની સુનાવજી તાકીદે હાથ ધરવાની વિનંતી કરી છે તેમજો આક્ષેપ કર્યો છે કે ચૂંટજી પંચ શ્રી મોદી તથા શાહ સામે કાર્યવાહી કરી નથી

ગત શક્રવારે સેશન્સ કોર્ટે આરોપીઓને પુરતા પુરાવાના આધારે દોષિત જાહેર કર્યા હતા

કેસ દરમિયાન નારાયણ સાંઈ સિવાયના ચાર આરોપીને જામીન મળી ગયા હતા જ્યારે નારાયણ સાંઈને લાજપોર જેલમાં રખાયો હતો

આજે નવી દિલ્હીમાં શિક્ષણ ઉદ્યોગસાહસિકતા અને નૈતિકતા અંગેના ડોકટર રાજારામ જયપ્રરિયા વ્યાખ્યાન પ્રસંગે તેમણે કહ્યું કે ભારતે જ્ઞાન અને સંશોધનના કેન્દ્ર તરીકે પુનઃસ્થાપિત થવાનો સમય થઇ ગયો છે સર્જનાત્મકતા અમને વૈચારિકતાના આધારે અભ્યાસક્રમમાં બદલાવ જરૂરી છે ઉપરાષ્ટ્રપતિએ કૌશલ્ય વિકસાવવા પર શૈક્ષણિક સંસ્થાઓ વ્ધુ ધ્યાન આપે તેમ જણાવ્યું અને કહ્યું કે તમામ ખાનગી સંસ્થાઓમાં પણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો હોવાં જોઇએ

મુખ્ય ન્યાયાધીશશ્રી રંજન ગોગોઇના અધ્યક્ષપદ હેઠળની ખંડપીઠે સીબીઆઇ વતી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે રાજીવ્કુમારની અટકાયત ન્યાયના હીતમાં જરૂરી છે એ સ્પષ્ટ કરે શ્રી મહેતાએ જણાવ્યું કે આવતીકાલે તેના પુરાવા રજૂ કરાશે સીબીઆઇ એ પૂછપરછ દરમિયાન રાજીવ્કુમાર સહકાર આપતા ન હોવાથી અને ઉડાઉ જવાબ આપતા હોવાથી તેમને કસ્ટડીમાં લઇ પૂછપરછ માટે રજૂઆત કરી છે

ધોણીએ આમ્રપાલી જૂથના પ્રોજેકટમાં તેનું નામ સામેલ કરવા તથા પેન્ટહાઉસનો કબજો સોંપવા સર્વોચ્ચ અદાલતમાં રજૂઆત કરી છે આ ઉપરાંત તેની બાકી નીકળતી લેણી રકમ ચૂકવી ન હોવાથી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી છે

કોંગ્રેસના ધારાસભ્ય કે લક્ષ્મીનારાયણની એક અરજી સંદર્ભમાં અદાલતે જણાવ્યું છે કે જાહેર સેવાઓની બાબતમાં ચૂંટાયેલી સરકારને સત્તાઓ છે આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા કરોયેલી સ્પષ્ટતાઓને રદ કરવામાં આવી હતી અદાલતે કહ્યું કે પડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશના રોજબરોજના વહીવટમાં લેફટેનન્ટ ગવર્નર કીરણ બેદી દખલ ન કરી શકે

તે આગામી બાર કલાકમાં અતિતીવ્ર વાવાઝોડ઼ ં બનશે ઓડીશા તરફ આગળ વધીને પૂરી અને બાલાસોડ વચ્ચે ત્રીજી મે સુધીમાં પહોંચે તેવી સંભાવના છે તેના કારણે કેરળ આંધ્રપ્રદેશ તથા તમિલનાડુના દરિયાકાંઠા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી સંભાવના છે ભારતીય નૌકાદળે વિશાખાપટ્ટનમ અને ચેન્નાઇ ખાતે રાહત અને બચાવકાર્ય માટે તેના જહાજો તૈયાર રાખ્યાં છે નૌકાદળે જણાવ્યું હતું કે તમિળનાડ઼ અને આંધ્રપ્રદેશમાં પણ આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે નૌકાદળોના જહાજો તૈયાર રખાયા છે